સર્વોચ્ય અદાલતે દિલ્ફીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને મંજુરી આપી

દેશમાં દૈનિક કોવિડ સંક્રમણમાં સતત ઘટાડો

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પર્યાવરણને લગતાં મુદ્દાઓ પ્રત્યે હંમેશા સંવેદનશીલ ભિગમ પનાવી નિયમોનું પાલન કરે છે

તેમણે એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ કાર્યક્રમનાં માધ્યમથી દેશને સ્વચ્છ ઉર્જા આપવાની ખાતરી આપી છે પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી કોચી મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઈપ લાઈન દેશને સમર્પિત કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે તેલ ને ગેસ ક્ષેત્રે સુધારાઓ ઝડપી કર્યા છે કેન્દ્ર સરકારની નીતીગત પહેલથી રાંધણગેસનાં વપરાશમાં વધારો થવાને કારણે રાજ્યોમાં કેરોસીન પરની નિર્ભરતાં ઓછી થઈ છે ઉજ્જવલાં યોજના હેઠળ ગરીબોને આઠ કરોડ ગેસ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે ફક્ત છ વર્ષમાં સોળ હજાર કિલોમીટરથી વધુ નવી ગેસ પાઈપલાઈનોનાં કામો હાથ ધરવામાં આવ્યા છે

સ્ટેશન બનાવવામાં આવ્યા છે

ટોય કૈથોનનો મુખ્ય ઉદેશ્ય ભારતીય જીવનમૂલ્યો પર આધારીત નવીન રમકડાનું કલ્પનાશીલ નિર્માણ કરવાનો છે જે બાળકોમાં સકારાત્મક વ્યવહારનું સિંયન કરે